રાજ્યમાં કોરોનાની સારવાર માટે જરૂરી દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં વિડિયો કોન્ફરન્સથી જોડાશે તેમજ આજે નવસારી ખાતે નવનિર્મિત નિરાલી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે

જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દ્રો આ મહિનાના બધા જ દિવસોમાં રસીકરણ કામગીરી માટે કાર્યરત રહેશે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશને ઝડપી બનાવવા મહત્વના પગલા તરીકે કેન્દ્ર સરકારે આ મહિનાના તમામ દિવસોમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દ્રોને કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે ગઇકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે જેમાં સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓ સહિત મહિનાના બધા જ દિવસોમાં આ તમામ કેન્દ્રોમાં કોવિડની રસી આપવા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વિગતવાર વાતચીત પછી આ પગલું લેવામાં આવ્યું છે જેથી વધુને વધુ લોકો રસીકરણની સુવિધાનો લાભ મેળવી શકે દેશમાં રસીકરણના કામની નિયમિત દેખરેખ અને સમીક્ષા કરવામાં આવી રહી છે તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારાની સાથે રસીકરણની ગતિ પણ વધારી દેવામાં આવી છે ગુજરાતના મહાનગરો તેમજ નગરપાલિકાઓમાં રસી આપવાની ગતિમાં વધારો થઇ રહ્યો છે કોરોના સમયે સતત લોકો સુધી માહિતી પચોચાડતા પત્રકારો માટે આણંદ જીલ્લા વહિવટી તંત્ર દ્રારા આણંદ સિવીલ હોસ્પીટલ ખાટે કોવિડની રસી આપવા માટેનુ આયોજન કરવામાં આવેલ હતુ

ટી ના કર્મચારીઓ ને ડ્રાઇવર કંડકટર તેમજ વહીવટી વિભાગના કર્મચારીઓનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું

અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો રસી લઇ ચુકયા છે રાજ્યમાં કોરોનાની સારવાર માટે જરૂરી રેમડેસીવીર ઇન્જેક્શન ફેવીપીરાવીર ગોળી વગેરેનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેથી રાજ્યના નાગરિકોએ દવાની અછત અંગે દહેશત રાખવાની જરૂર નથી અન્ન અને ઔષધ કમિશનર ડોક્ટર એચ

કોશીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તે કામગીરી ઉપર નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિ દ્વારા દરરોજ મોનીટરીંગ થાય છે

કોરોનાનો ફેલાવો રોકવા કેટલાક નાના ગામો શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં ગઇકાલે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને એકબીજાનો સંપર્ક ટાબ્યો હતો મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ગઇકાલથી પંદર દિવસ સુધી બજારો બંધ કરાવવામાં આવ્યા

આ બજારોને કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરી તંત્ર દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા છે દરમિયાન જામનગર નજીક મોટી બાણુગાર ગામના ગ્રામજનો એ આજે શનિવાર રાત્રીથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે

નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ રકમ ગ્રામીણ તથા શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે છે પંદરમાં નાણાં પંચની ભલામણો મુજબ અનુદાન સહાય પેટે રકમ છૂટી કરવામાં આવી છે

દરમિયાન મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી આજે નવસારી ખાતે નવનિર્મિત નિરાલી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે

નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સનવસારી ખાતે કેન્સર હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડના સચિવ ડી

પટેલે ગઇકાલે ગાંધીનગરમાં બહાર પાડેલી સત્તાવાર યાદીમાં આ સ્પષ્ટતા કરી છે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત બારમી માર્ચના રોજ અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રા ગઇકાલે બાવીસમાં દિવસે છાપરભાઠા ગામેથી નીકળી ઉધના ખાતે આવી પહોંચી હતી

નલીયામાં સામાન્ય કરતાં છ ડિગ્રી જ્યારે ડીસામાં સામાન્ય કરતાં યાર ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની યાદી મુજબ આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળે તેવી સંભાવના છે